આ વિભાગોના વિદ્યુતિકરજ્ઞ થવાને કારજ્ઞે હવે ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં કોલસા પથ્થર પટ્ટીનું પરિવહન સરળ બનશે

પ્રધાનમંત્રી બજેટ મંતવ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અંદાજપત્ર ગરીબો તથા ખેડૂતોને સશક્ત બનાવશે અને આર્થિક વ્રદ્ધિને વેગ આપશે અંદાજપત્ર પછીના તેમના નિવેદનમાં તેમણે કહ્યું કે નવા ભારતનું અંદાજપત્ર દેશને શક્તિશાળી બનાવશે

શ્રી મોદીએ મધ્યમવર્ગને કરવેરામાંથી રાહત મેળવવા માટે અભિનંદન આપ્યા

ભાજપ સરકાર તરફથી અનેક સુધારાઓ સાથેનું દેશના માધ્યમ સમુદાયને ધ્યાનમાં રાખીને આવક મર્યાદા માટે કરમુક્તિ આપીને એ રીતે રાષ્ટ્રના વિકાસ દ્વારને ખોલતા સમતોલ અને સર્વલક્ષી બજેટને આવકાર મળી રહ્યો છે

આથી પશુપાલકો અને ખેડૂતોને આર્થિક રાહત મળી રહેશે

જે ઘાસચારો નહિ નફા નહિ નુકસાનના હિસાબે પશુપાલકોને આપવામાં આવશે

આ એવોર્ડ દર વર્ષે દેશની તમામ માન્ય ભાષામાં થયેલ શ્રેષ્ઠ અનુવાદના પુસ્તક માટે આપવામાં આવે છે

આર ટી

સંસ્થાની બાજુમાં નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે પ્રમુખ કિરણભાઇ સંઘવી અને મંત્રી સંજયભાઇ ડગાળાવાળાની યાદીમાં જણાવ્યા પ્રમાણે કેમ્પમાં નિષ્ણાત તબીબોની સેવા નિશુલ્ક મળી શકશે

આર